ગુજરાતની રાજયસભાની બે બેઠકોની આગામી પહેલી માર્ચે યોજાનારી પેટા યૂંટણી માટે આજે જાહેરનામુ બહાર પડશે

ચર્ચાની શરૂઆત કરતાં કોંગ્રેસના સાંસદ શશી થરૂરે કહ્યું કે દુર્ભાગ્યપૂર્ણ બાબત છે કે બજેટમાં સશસ્ત્ર દળો માટે નોંધપાત્ર આર્થિક જોગવાઈ થઈ નથી ભાજપના મીનાક્ષી લેખીએ રોગયાળા દરમિયાન જીવ બચાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવા બદલ એનડીએ સરકારનો આભાર માન્યો રાજ્યસભાએ ગઈકાલે કેન્દ્રીય બજેટ પર સામાન્ય યર્ચા હાથ ધરી હતી ભાજપના સાંસદ સુશીલ કુમાર મોદીએ ઉપલા ગૃહમાં પોતાનું પ્રથમ ભાષણ આપતાં કહ્યું કે અંદાજપત્ર એક મજબૂત અને આત્મનિર્ભર ભારત નિર્માણ માટે માર્ગદર્શક છે

આજથી શરૂ થતી ડબલ્સની સ્પર્ધામાં ભારતના દ્વિજ શરણ સ્લોવાકીયાના સાથીદાર ઈગોર જેલેન સાથે જ્યારે મહિલાઓમાં અંકિતા રૈના રોમાનિયાની સાથીદાર સાથે આજે ડબલ્સની પહેલા રાઉન્ડની મેચમાં રમશે